શ્રી સિંહની સાથે ભૂમિદળના વડા જનરલ બિપિન રાવત પણ હતા તેમણે જવાનો તથા અધિકારીઓ સાથે બેઠક યોજી હતી અને તેમના પ્રશ્નો અંગે ચર્ચા કરી હતી સંરક્ષણમંત્રી સમક્ષ એક નિદર્શન પણ રજૂ કરાયું હતું ભૂમિદળની ચૌદમી ટુકડી ચીનની વાસ્તવિક નિયંત્રણરેખા અને પાકિસ્તાનની નિયંત્રણ રેખા બંનેનું ધ્યાન રાખે છે

સીયાચીનમાં કારાકોરમ ઘાટ અને વિશ્વનો સૌથી વધુ ઉંચાઇ પર આવેલો લશ્કરી ઝોન છે જયાં ઠંડી અને પવન બંનેનો સામનો કરવો પડે છે

તેમણે જવાનોના ઉત્સાહ અને હોંશને સલામી આપી અને ત્યાં ફરજ દરમિયાન શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી

આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાનો તેલંગણા આંધ્રપ્રદેશ પશ્ચિમ બંગાળ ઓડીશા અને દિલ્હીમાં અમલ કરવામાં આવ્યો નથી આ યોજના હેઠળ પાંચ લાખ રૂપિયાનું આરોગ્ય વીમા કવચ પૂરૂં પાડવામાં આવે છે મંત્રીપદ સંભાળ્યા બાદ પત્રકારોને તેમણે કહ્યું કે સમાજના જરૂરતમંદ લોકોને સારવાર મળી રહે તે હેતુથી આ રાજયોના મુખ્યમંત્રીઓ સાથે ચર્ચા કરી સમજાવવાનો પ્રયત્ન થશે આજે કેન્દ્રિય મહિલા અને બાળવિકાસ મંત્રી સ્મૂતિ ઇરાનીએ અને કાયદામંત્રી રવિશંકર પ્રસાદે મંત્રાલય સંભાળી લીધું છે પત્રકારો સાથેની વાતીચીતમાં શ્રી પ્રસાદે કહ્યું કે ટેકનોલોજીની મદદથી કાનૂની પ્રક્રિયા વધુ અસરકારક બનાવવામાં આવશે આદિજાતિ બાબતોના મંત્રી અર્જુન મુંડા અને રાજયમંત્રી રેણુકાસિંઘે પણ આજે ચાર્જ સંભાળ્યો આયોજન બાબતોના સ્વતંત્ર હવાલો ધરાવતા રાજયમંત્રી રાવ ઇન્દ્રજીત સિંધે પણ નીતિપંચમાં હવાલો સંભાળ્યો

રાષ્ટ્રીય સુરક્ષા અંગે તેમના યોગદાનને ધ્યાનમાં રાખીને આ નિર્ણય કરાયો છે તેમની નિમણૂંક પાંચ વર્ષ માટે કરાઇ છે ગયા વર્ષે શ્રી અજીત દોવલના અધ્યક્ષપદે રાષ્ટ્રીય સુરક્ષા માટેની સમિતિ રચવામાં આવી હતી તે રાષ્ટ્રીય સલામતિ પરિષદને મદદરૂપ બને છે રાષ્ટ્રીય સલામતિ અને વ્યૂહાત્મક હીતોની જાળવણીમાં આ પરિષદ પ્રધાનમંત્રીને સલાહ પૂરી પાડી છે

સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા અનુસાર વિમાનમાં આઠ વિમાન કર્મચારીઓ અને પાંચ મુસાફરો છે

સદાનંદ ગોવડાએ જણાવ્યું છે કે દેશભરમાં દીનદયાળ જનૌષધિ કેન્દ્રોની સંખ્યા પાંચ હજારથી વધારીને દવાઓનો પૂરવઠો વધારવામાં આવશે આજે બેંગલુરૂમાં પત્રકારો સાથેની વાતચીતમાં તેમણે કહ્યું કે દવાઓની સંખ્યા પણ વધારવામાં આવશે શ્રી ગોવડાએ જણાવ્યું કે પ્રધાનમંત્રીએ તમામ મંત્રાલયોને સો દિવસનું આયોજન અને અમલીકરણ રજૂ કરવા જણાવ્યું છે તેમણે કહ્યું કે અમલીકરણમાં ઝડપ લવાશે દક્ષિણના રાજયોમાં હિન્દી ભાષા લાદવાના એક પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું કે પ્રધાનમંત્રીએ હિન્દી લાદવાનો કોઇ પ્રયાસ નથી એવી સ્પષ્ટતા કરી છે અને પ્રાદેશિક ભાષાઓનું પણ મહત્વ જળવાશે તેવી ખાતરી આપી છે તેમણે કહ્યું કે હાલ ત્રિભાષા નીતી રાજયોમાં અમલી જ છે

બીજી મૃદત માટે ચૂંટાયા બાદ આ તેમની પ્રથમ વિદેશયાત્રા છે વિદેશમંત્રાલયના જણાવ્યા અનુસાર ભારત અને માલદિવ્સ વચ્ચેના સંબંધોનો નવી ઉંચાઇ પર લઈ જવા આ મૂલાકાત મહત્વની છે પ્રવકતાએ કહ્યું કે દ્વિપક્ષી સંબંધો અને આદાનપ્રદાનના વિશેષ સંબંધો અને પરસ્પરના હીતના પ્રશ્નો અંગે બંને દેશો આગળ વધશે પ્રધાનમંત્રી બાદમાં શ્રીલંકા જવાના છે તે દ્વારા સાગર નીતી અને પડોશી પહેલોની સરકારની નિતીઓને અગ્રતા અપાઇ છે

કાયદામંત્રીશ્રી રવિશંકર પ્રસાદે પત્રકારોને જણાવ્યું કે ટ્રીપલ તલાક એ ભાજપના ચૂંટણી ઢંઢેરામાં રહેલો મુખ્ય મુદ્દો છે સોળમી લોકસભાનું વિસર્જન થતાં આ ખરડો રદ થયો છે એટલે હવે તેને ફરીથી રજૂ કરાશે

તેના ભંગ બદલ ત્રણ વર્ષની જેલની સજાની જોગવાઇ છે

સંદેશા વ્યવહાર મંત્રી રવિશંકર પ્રસાદે પત્રકારો સાથેની વાતચીતમાં જજ્ઞાવ્યું કે ફાઇવ જી ટેકનોલોજીની ચકાસણી ઝડપથી હાથ ધરાશે અને બાદમાં જાહેર જનતા માટે શરૂ કરાશે તેમણે કહ્યું કે સરકાર બીએસએનએલ અને એમટીએનએલને ફરીથી બેઠું કરશે કારણ કે જાહેરક્ષેત્રમાં તેની હાજરી જરૂરી છે તેમણે કહ્યું કે બંને કંપનીઓનો વ્યવહાર વ્યાવસાયિક બને તે જરૂરી છે શ્રી પ્રસાદે કહ્યું કે ઝડપથી એક લાખ ડીજીટલ ગામો સ્થપાશે આ માટે અંદાજપત્રમાં જાહેરાત કરાઇ હતી ડીજીટલ સેવાઓ ઝડપી બનાવવા ભારત નેટની સેવાઓ સુધારાશે

નવી દિલ્હીમાં પત્રકારો સાથેની વાતચીતમાં શ્રી કેજરીવાલે જણાવ્યું કે મહિલાઓને ડીટીસી બસ કલસ્ટર બસ અને મેટ્રો ટ્રેનમાં વિનામૂલ્યે પ્રવાસથી સલામતિ મળી રહેશે આ માટે તેમણે એક અઠવાડીયામાં પ્રસ્તાવ રજૂ કરવા વહીવટીતંત્રને જણાવ્યું છે સરકારે અમલીકરણ અંગે લોકોનો પ્રતિભાવ માંગ્યો છે તેમણે કહ્યું કે તેમાં સબસીડી નહીં અપાય જો કે જે મહિલાઓને પરવડે છે તે ટીકીટ ખરીદી શકશે શ્રી કેજરીવાલે આઠમી જૂનથી સમગ્ર દિલ્હીમાં સીસીટીવી કેમેરા મૂકવાની જાહેરાત કરી છે દરમિયાન દિલ્હી ભાજપ નેતા વિજેન્દર ગુપ્તાએ આ જાહેરાતને ચૂંટણીલક્ષી ગણાવી છે આકાશવાણી સમાચાર સાથેની વાતચીતમાં તેમણે કહ્યું કે દિલ્હીના મૂખ્ય પ્રશ્નો ઉકેલવામાં મળેલી નિષ્ફળતાથી બીજે ધ્યાન દોરવા આ જાહેરાત કરી છે

ખાસ ન્યાયાધીશ અરવિંદકુમારે અમેરિકા અને નેધરલેન્ડસની મંજૂરી આપી છે પરંતુ લંડનની મૂલાકાત માટે મનાઇ ફરમાવી છે

મહિલા સશક્તિકરણ માટેની ત્રણ મહિલઓની ટ્રકડીનું નેત્રત્વ સુરતની ડોકટર સારિકા મહેતા કરી રહી છે

તેઓ એશિયા યૂરોપ અને આફિકા એમ ત્રણ ખંડનો પ્રવાસ કરશે

જે અત્યાર સુધીનો સૌથી ઉંચો આંક બન્યો છે